એકંદરે અંદાજપત્ર પર નજર કરીએ તા ેનાણાંમંત્રીએ ઘણી મહત્વની વિકાસલક્ષી જાહેરાતો કરી છે

નાના સિમાંત ખેડૂતોને આવકની ખાત્રી આપતી યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને મંજૂરી પ્રદાન કરવામાં આવી છે બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતને વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ચુકવાશે

અસંગઠિત ક્ષેત્રના મજૂરોને પેન્શન આપવા માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જેવી યોજના શરૂ કરાશે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે આઠ કરોડ ગરીબ પરિવારને રાંધણ ગેસનું જોડાણ વિના મૂલ્યે આપવાનો લક્ષ્યાંક છે

આવકવેરાની મર્યાદા પાંચ લાખ કરવામાં આવી મતલબ કે સાડા છ લાખની વાર્ષિક આવક સામે દોઢ લાખની બચત કરનારને કોઇ ટેક્સ ચુકવવો નહીં પડે

તેમ શ્રી ગોયલે કહ્યું હતું

ડી એસ

આજે દેશ વિદેશમાં જાણિતી આ કલાનાં પ્રસંશકો જાપાનજર્મનીઅમેરિકા અને બ્રિટનમાં છે જેઓ અબ્દલ ભાઈ પાસેથી આ કળા શીખ્યા છે આકાશવાણી કેન્દ્રના અધ્યક્ષ ડો

ટી કારીયાએ હારારોપણ કરી શ્રી ખત્રીનું બહુમાન કર્યું હતું

શેઠિયા ઉપસ્થિત રહ્યા હતા આકાશવાણી ભુજ ને ગૌરવ પ્રાપ્ત છે કે આવા અદભુત કલાકાર સાથે એમનો નાતો અડધી સદીનો છે શનિવારને પદ્મશ્રી અબ્દ્દલ ગફ્દર ખત્રી દિવસ તરીકે ની ઉજવણી માં વહેલી સવારના ભજનો થી શરુ થશે

પત્રકાર મિત્રોને કવરેજ કરવા ઉપસ્થિત રહેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીભુજ દ્વારા વિનંતી કરાઇ છે નેફલ ઠક્કર પશ્ચિમ રેલ્વે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી એકસપ્રેસમાં વધારાના થર્ડ એસી કોચની મુદત વધારવામાં આવી છેજયારે એસી એકસપ્રેસમાં એક સેકન્ડ અને થર્ડ એસી કોચ જોડવા નિર્ણય લેવાયો છે